આ કાર્યક્રમમાં ભારતીય કલાકારો ધ્વારા કલાત્મક સંગીત લોકવાયકા અને નૃત્ય સહિત અન્ય રજુઆતો રજુ કરાશે હ્વુસ્ટનના એક હજારથી વધુ ગુજરાતીઓ પ્રધાનમંત્રીને આવકારવા પરંપરાગત ન્રત્ય દાંડીયાની તૈયારી કરી રહયાં છે

ઓ ને મળ્યા જે કંપનીઓએ રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લીધો તેઓ ભારતમાં વ્યવહાર ધરાવે છે

કચ્છ જિલ્લામાં આયુષ્યમાન ભારત દિનની ઉજવણી નલીયા ખાતે આવતીકાલે તા

જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત બાળ રોગ ફાડકાના આંખના કાન નાક ગળાના નિષ્ણાંતો તેમજ જનરલ ફીઝીશીયન સેવા આપશે

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માફિતી અનુસાર જિલ્લામથક ભુજ સ્થિત જી

જનરલ ફોસિપટલ અને અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે ભુજ સફિત ભુજ તાલુકાના લોરિયારૂદ્રમાતા નાગોર ઝુરામાનકુવાઝીકડી અબડાસા તાલુકાના બિદ્દા તથા મુન્દ્રા તાલુકાના સુખપરવાસ ટોડા અને વિરાણીયા ગામે કાર્ડ કાઢી આપવામાં આવશે

આ લોકદરબારમાં તીર્થધામ નારાયણ સરોવર ઉપરાંત આસપાસના ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા અને વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી

ઈન્સ્ટિટ્યુટ ઓફ યુથ ડેવલોપમેન્ટવિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ માડંવી તથા વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ પુસ્તક મેળામાં વિધાર્થીઓબાળકોમહિલાઓસાહિત્ય રસિકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ઉપયોગી એમ વૈવિધ્ય સભર પુસ્તકો મુકવામાં આવશે આ પુસ્તક મેળાનોમફત્તમ લાભ લેવા આયોજકો દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે

મંગળવાર થી દિવસ ટુંકો અને રાત્રી લાંબી થતી જશે

મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે આકાશવાણીના સ્ટેશનો તથા એફ એમ પરથી મેચનો આંખે દેખ્યો અહેવાલ સાંભળી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત શ્રેણીમાં એક વિરૂધ્ધ શુન્યની સરસાઈ ધરાવે છે